ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ શ્રી કેજરીવાલને તેમનો કાર્યકળ રચનાત્મક અને ફળદાથી રહે તેવી શુભેચ્છાઓ આપી છે શ્રી કેજરીવાલે શુભેચ્છા સંદેશના જવાબમાં પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે અને જણાવ્યું છે કે દિલ્હી શહેરને વધુ ગૌરવપ્રદ બનાવવા કેન્દ્ર સરકાર અને આપ સરકારે સાથે મળીને કામ કરવું પડશે

ગઈકાલે દિલ્હીમાં કેટ અંગેની વાર્ષિક પરિષદમાં તેમણે કહ્યું કે સુચિત પ્રસ્તાવના અમલીકરણ બાદ કેટ કેન્દ્રશાસિત પ્રદેશની સેવાને લગતા વિવાદો અંગેની કાર્યવાહી હાથ ધરી શકશે શ્રી સિંહે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર માટે કેટની અલાયદી બેંચની રચના કરાશે પણ ત્યાં સુધી ચંડીગઢ બેંચ સંબંધીત વિસ્તારની કાર્યવાહી હાથ ધરશે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

તેઓ મોટી દમણ જેદીથી જામપોર બીય સુધીના માર્ગનું અને દમણમાં આયુષ્યમાન ભારત સ્વાસ્થ કેન્દ્રનું ઉદઘાટન કરશે તેઓ આજે રાત્રે દાદરાનગર હવેલી રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રકૂલ પટેલને જણાવ્યું છે કે દાદરાનગર હવેલી અને દમણ દિવ જોડાયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમ વખત આ પ્રદેશની મુલાકાતે આવી રહ્યાં છે

અગત્યની જાહેરાત પૂરી થઈ

હવે આરોગ્ય મંત્રાલયની સૂચના અને તબીબી પ્રોટોકોલના પાલન બાદ સંબંધીતોને આજે બપોરબાદ પાછા ફરવાની છૂટ અપાશે આ કેન્દ્રમાં માલદીવના સાત નાગરિકોને પણ રખાયા છે

ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં હજી સુધી કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી